આ અગે સત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આર્મીની પુના સ્થિત દક્ષિણી કમાન્ડના વડા લેફટેન્ટન્ટ જનરલ સી

મોહંતીએ કચ્છના ક્રીક વિસ્તારની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થા ચકાસી હતી તેમની સાથ કોર્ણાક કોપ્સના જનરલ ઓફીસર કમાન્ડીંગ લેફટેનન્ટ અનિલપુરી ગોલ્ડસ્ટર ડીવીઝનના જનરલ ઓફીસ કમાન્ડીંગ મેજર જનરલ શ્રોવાસ્તવ સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા તેમણે દરિયાઈ ઉપરાંત રણ સરહદની મુલાકાત લઈ નીરિક્ષણ કયું હતું

જેમાં બાકી રહેતા કામો તાકીદના સમયમાં પૂર્ણ કરવા અધિકારીઓને સુચના આપવામા આવી હતી કચ્છ જિલ્લામાં ખેતીબાંધકામ નારેગા પશુપાલન શિક્ષણ કુપોષણ આરોગ્ય સહિતના કામો અને પ્રોજેકટસનો જિલ્લા વિકાસ અધિકારી દવારા સમિક્ષા કરવામાં આવી હતી અને સંબંધિત અધિકારીઓને કાર્યો પર્ણ કરવાની સુચના સાથે કામગોરીનો રિવ્યુ મેળવાયો હતો

ભારતીય વાયુસેનાના દક્ષિણ પશ્ચિમ એરકમાન્ડ દવારા સૌપ્રથમવાર આજે અલ્ટ્રા મેરેથોનનું આયોજન કરાયું છે આકાશવાણો સાથે વાત કરતાં લશ્કરી દળોના ગુજરાત વિભાગના પ્રવકતા અને જનસપર્ક અધિકારી પુનિત ચડડાએ જણાવ્યું હત કે નલિયા એરફોર્સ સ્ટેશન ખાતે આ અલ્ટ્રા મેરેથોન યોજાશે

અને ભારતની એકતા અને અખંડિતતા તથા ભારતમાં વિવિધતામાં એકતાનો સંદેશ આપશ

જોકે સદભાગ્યે કોઈ નકશાનોના સમાચાર મળ્યા નથી

આશુતોષ અંતાણો કચ્છ હવામાન કચ્છમાં તાપમાનનો પારો ઉંચકાતા ઉનાળાના આગમનના સકેત સાંપડે છે